વિવિધ મંત્રીઓએ તેમની કચેરીમાંથી આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્રારા કોવિડના સંદર્ભમાં સમગ્ર રાજયનો ચિતાર રજુ કર્યો હતો

ટી બસોનું સુ ચારૂ સંચાલન઼ ઔધોગિક એકમો મનરેગાસુ ઝલામ સુ ફલામ વગેરે બાબતોની સક્તિાર વિગતો રજુ કરી હતી કોરોના સંક્રમણના સમયમાં આમ પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહિક ચર્ચા વિયારોથી લઈ શકાય તે માટે વિડીયો કોન્ફરન્સ દ્રારા બેઠક યોજાઈ હતી

જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા શ્ર્વાશ્ર્વાસની ગંભીર તકલીફ હોઈ તેમને વેન્ટીલેટર પર સારવાર અપાતી હતી

ભુજના ધારાસભ્ય ડોનીમાબેન આયાર્યે બન્નીમાં લુણા અને બિટારા ગામને પાણીની જરૂરિયાત અને સગવડ વિશે રજુઆત કરી હતી તેમજ બન્ની ઘાસ પ્રોજેકટ માટે રૂ

ઈરિગેશન વિભાગે આ કામગીરી પુરી કરવાની હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન કેબિનેટમાં લેવડાવવા વિનંતી કરી હતી જયારે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી કલ્પના શાહ અકસ્માત સામખીયાળી થી ભયાઉ અવી રહેલ મોટલર સાયકલ સવાવર બે યુ વકોના અજાણ્યા વાહને મારેલી ટક્કરમાં મૃત્યુ નીપજયા છે ભયાઉ નજીક બનેલી આ ઘટનામાં મુળ મોરબીના વતની આ બે યુ વકોને અજાણ્યા વાહને અડફેટે લેતા એક યુ વકનું ગંભીર ઈજાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપશ્યુ હતું જયારે બીજા યુ વકને ભુજ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો ત્યારે રસ્તામાંજ તેનું મૃત્યુ નીપજ્યુ હનુંબનાવ અંગે ભયાઉ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ખાસ કરીને સરહદી લખપત તાલુ કાના નારાયણ સરોવર કોટેશ્વરમાં મીની વાવાઝોડા જેવા કુંકાયેલા પવને સમગ્ર વિસ્તારમાં રજાવરણનો માહોલ સર્જી દીધો હતો

મી ની ઝડપે પવન કુંકાયો હતો જેને પગલે જિલ્લા ભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જેને પગલે ગરમીમાં રાહત મળી હતી

દરમ્યાન અરબી સમુ દ્રમા હળવા દબાણનો પદ્દો સર્જાયો હોવાથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કાંઠળ વિસ્તારોમાં હવામાનમાં ફેર ફાર નોંધા યો હતો